ભુજમાં જિલ્લાકક્ષાના કાર્યક્રમ હેઠળ હમીરસરમાં નર્મદાની લાઈનમાંથી પાણી છોડીને નર્મદાના નીરનું પૂજન કરવામાં આવશે મળતી માહિતી મુજબ ભુજમાં જિલ્લાકક્ષાના સમારોહમાં રેલી યોજાશે તો ટાઉનહોલમાં નર્મદા અને સરદાર સરોવરને લગતી ફિલ્મ દર્શાવાશે બાળકોને મેઘલાડુનું વિતરણ કરવામાં આવશે નેહલ ઠક્કર ટ્રાફિક નિયમો રાજ્યમાં આજથી નવા ટ્રાફીક નિયમોનો અમલ શરૂ થયો છે

જે મુજબ વાહનચાલક પાસે લાયસન્સ વીમો પીયુસી આર સી

ઉપરાંત લાઇટ મોટર વ્હીકલ જેવા કે કાર ટેક્સી સહિતના વાહન પૂરઝડપે જતા હશે તો તેમને પ્રથમ વખત બે હજાર રૂપિયા અને બીજી વખત ત્રણ હજાર રૂપિયાનો દંડ થશે વાહન ચાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો ડિજીટલ ફોર્મમાં એટલે કે મોબાઇલ ફોનમાં સેવ કરી સંગ્રહ કર્યો હશે અને સંબંધિત અધિકારી માંગે ત્યારે બતાવશે તો એ માન્ય ગજ્ઞાશે

નેહ્લ ઠક્કર ગાંધીધામ ટપ્પર ડેમ નગર પાલિકા દ્વારા આવતીકાલે ગાંધીધામ સંકુલની જીવાદોરી ટપ્પર ડેમ ગાંધીધામ ખાતે નર્મદા મહોત્સવની ઉજવણી કરાશે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ઉપરનું બાંધકામ પૂર્ણ થયા બાદ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે

જેથી ગુજરાતની પ્રજાનું સ્વપન પૂર્ણ થતાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે

વરસાદી પાણીના સંગ્રહ માટે પહેલ માત્ર સમાજ નહીં પણ સમગ્ર કચ્છ માટે પ્રેરણાદાથી બની રહેશે કિસાન સંઘના અગ્રણી દિનેશભાઇ માકાણીએ પાણીના સ્તર ઊંચા લાવવા ચોક્કસ પગલાં તંત્ર દ્વારા લેવાય તો ખેડૂતોને તેનોબહોળો લાભ મળે તેવો અનુરોધ કર્યો હતો પાણીના સ્તર ઊંચા લાવવા વિવિધ સંસ્થાઓ પણ આગળ આવે તેવી હાકલ કરી હતી નેહલ ઠક્કર મોટા યક્ષ મેળો મોટા યક્ષ લોકમેળામાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકરી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા રાજ્યમંત્રી વાસણભાઈ આફીર અને સાંસદ વિનોદ ચાવડાએ માહિતી અને પ્રસારણમંત્રાલયના અભિગમને બિરદાવી લોકો આ પેવીલીયાનની મોટી સંખ્યામાં મુલાકાત લે તેવી અપીલ કરી છે

કચ્છમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને જરૂરિયાતમંદો લાભાર્થીઓ સુધી માહિતી પહોંચે તે માટે સમગ્ર જિલ્લામાં આરોગ્યના સ્ટાફ અને લોકભાગીદારી સાથે પ્રભાતફેરીરેલીનું આયોજન કરાયું છે

પખવાડિયા દરમ્યાન અલગ અલગ ગામમાં આયુષ્માન ભારત યોજનાના કાર્ડ બનાવવાના કેમ્પ કરાશે

જનરલ હોસ્પિટલમાં અનુશાસન જાળવવાની સાથે દર્દીઓને ખલેલ ન પહોંચે તેમજ કોઈ બહારની વ્યક્તિને ચેપની અસર ન થાય એ માટે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા મુલાકાતીઓ માટે માર્ગદર્શિકા જારી કરી નિર્ધારિત પાસની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે